સિસ્ટર સીટી જા ાનના કોબે સિટી અને અમદાવાદ શહેર વચ્ચે ગઇકાલે સિસ્ટરસીટી એગ્રીમેન્ટ કરવામાં આવ્યા

તેમણે વધુમાં કહ્યું કે જા ાનની માળખાકીય સગવડો અને અમદાવાદની જરૂરિયાત વચ્ચે આ એગ્રીમેન્ટથી એક સેતુ રયાશે તે અમદાવાદ શહેરના સુનિયોજીત વિકાસ માટે ઉપ યોગી બનશે આ ઉપ રાંત આ એગ્રીમેન્ટથી જા ાનની કં નીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે હવામાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટવાનો વરતારો હવામાન ખાતા દ્વારા બહાર ડયો છે રાજ્યના સૌથી ઠંડા સ્થળ તરીકે કચ્છના નલિયામાં તા માન સાત ડિગ્રી જેટલું ગઇકાલે નોંધાયું છે જે ગયા અઠવાડિચે સાડા ત્રણ ડિગ્રી જેટલું ઘટી ગયું હતું

તેજસ દ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થયેલી પ્રીમિયમ ટ્રેન તેજસ એક્સપ્રેસમાં ચેર કારનો વધુ એક ડબ્બો લગાડવાનો નિર્ણય શ્રિમ રેલ્વે દ્વારા કરાથો છે

ડાંગ ના જંગલ માં વસવાટ કરતાં દી ડાઓ માનવ વસ્તી તરફ આવતા અટકે તે માટે જંગલ ખાતા દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સ્થાનિક લોકો ને દીત ડા વિષે જાણકારી આપ વાની કામગીરી હાથ ધરાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ સુરત સુરતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્ત મેરેથોન રેલી યોજાઇ ગઈ જેમાં શહેરની કોલેજો શાળાઓની વિદ્યાર્થીનીઓ ઉપ રાંત મહિલા ધારાસભ્યો અને સામાજિક સંસ્થાઓ ણ જોડાઈ હતી

જિલ્લા કોર્ટના પ્રિન્સિતાલ ડિસ્ટ્રિક્ટ જજ બી

જિલ્લા કક્ષાના આ ત્રીજા કલા મહાકુંભમાં લોકનૃત્ય ગરબા રાસ ભરતનાટ્યમ કથ્થક વગેરે રજૂ થશે

અધ્યક્ષશ્રી લીલાબેને ઉપ સ્થિત બહેનો સમક્ષ રાજ્ય સરકારે લાગુ કરેલા મહિલાલક્ષી કાયદાઓની ટૂંકી માહિતી રજૂ કરી હતી

ટેલની અધ્યક્ષતામાં યોજાઇ ગયો દી પ્રાગટ્ય કરી વર્કશો ને ખુલ્લો મૂકતા કલેકટર શ્રીએ જણાવ્યું કે તમામ ટાસ્ક ફોર્સ નિયમિત રીતે દર માસના પ્રથમ મંગળવારે રેડનું આયોજન કરી તેનું અમલીકરણ કરવાનું રહેશે

ગઢવી જીલ્લા યાયતના પ્રમુખ નથનાબેન ટેલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ડી સી જાગાણી એ ઉલસ્થિત ટાસ્ક ફોર્સના તમામ સભ્યોને ઉદબોધન કર્યું હતું

કલા મહાકુંભ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજીત મહેસાણા જીલ્લા કક્ષાના કલા મહાકુંભ સાંસદ રબતભાઇ ટેલના અધ્યક્ષ સ્થાને મેવડની શૈક્ષણિક સંસ્થામાં ચોજાયો હતો

વિજેતા સા ર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે